ભારતીયા વાયુસેના વડા એરચીફ માર્શલ બી એસ ધનોઆએ કહ્યું છે કે પાકિસ્તાને ભારતના નેતૃત્વ બાબતે હમેંશા ખોટું મૂલ્યાંકન કર્યું છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઇ સિગારેટ પર રોક લગાવવા સંબંધી વટહ્કમને મંજુરી આપી દીધી છે ભારત અને મોંગોલિયાએ આતંકવાદને વખોડી કાઢ્યો છે અને આ સંકટને નાથવા વૈશ્વિક જવાબદારીની જરુરીયાત પર ભાર મૂક્યો છે

ચેમ્પીયનશીપની ફાઇનલમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય બન્યા છે

તેમણે એમ પણ કહ્યું કે સરકારે કોર્પોરેટ સામાજિક જવાબદારીના ક્ષેત્રના બે ટકા ખર્ચનો વિસ્તાર કરવાનો પણ નિર્ણય લીધો છે

પોતાની ટ્વીટમાં શ્રી શાહે કહ્યું કે મોદી સરકાર ભારતને એક મોટો ઉત્પાદક દેશ બનાવવા માટે કૃતનિશ્ચયી છે

આજે મુંબઇમાં ઇન્ડી અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતાં શ્રી ગોયલે જણાવ્યું કે ભારતના ટેક્સ દર હવે અમેરિકા અને દક્ષિણ એશિયામાં અન્ય દેશોની સ્પર્ધામાં સરખામણી કરવા યોગ્ય છે

તેમની આ યાત્રા દરમ્યાન તેઓ હ્યુસ્ટન અને ન્યુચોક જશે

આ અવસરે સંયુક્ત રાષ્ટ્ર મહામંત્રી ઉપરાંત દક્ષિણ કોરીયાના રાષ્ટ્ર પ્રમુખ સિંગાપોર બાંગ્લાદેશ અને જમૈકાના પ્રધાનમંત્રી સહિત ઘણા દેશોના વડા પ્રધાનમંત્રી મોદીની સાથે રહેશે

યાત્રા દરમ્યાન શ્રી મોદીને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ નેતૃત્વ બદલ બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ગ્લોબલ ગોલકીપર્સ એવોર્ડથી સન્માનિત કરાશે

ફજારો ભારતીય અમેરિકનો હ્યુસ્ટનમાં પર્હોચી રહ્યા છે પ્રધાનમંત્રીની મુલાકાતને અનુલક્ષીને અમારા સંવાદદાતાએ કાર્યક્રમમાં ભાગ લઇ રહેલા કેટલાંક ભારતીય અમેરિકનો સાથે વાત કરી હતી તેઓએ કહ્યું કે તેઓ ખૂબ જ ઉત્સાહિત છે અને પ્રધાનમંત્રી મોદીના સંબોધનને સાંભળવા આતુરતાપૂર્વક રાહ્ જાઇ રહ્યા છે

આ વટહુકમને કેન્દ્રીય મંત્રીમંડળે પહેલા જ મંજુરી આપી દીધી હતી આ અંતર્ગત ઇલેક્ટ્રોનિક સિગારેટના ઉત્પાદન આયાત વિતરણ અને વેયાણ પર મનાઇ ફરમાવાઇ છે